આપ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય સચિવ અનિલ મુકીમહાજર રહ્યા હતા અમદાવાદમાં મોટેરા ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ હેઠળબંધાયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિ રામનાથકોવિંદના ફસ્તે સંપન્ન થયું છે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે તેનું નામકરણ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તરીકે કરવાની જાહેરાત કરી હતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગેજણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતનું નામ આખીદુનિયામાં માનભેર લેવાતું થયું છે જે તેમની દૂરંદેશીનેઆભારી છે તેમણે કહ્યું હતું કે રમત ગમતમાં આગળ વધવા માટે ઊગતા ખેલાડીને પૂરતીસગવડ આપવાનો દ્રષ્ટિકોણ રાખી આવું સંક્રલ ઊભું કરવાનું કામ ગુજરાતની ધરતી પર થયુંછે તેનો મને આનંદ છે ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે સરદાર પટેલસ્પોર્ટ્સ એનક્લેવના સર્જન વડે અમદાવાદ ખેલક્દની રાજધાની બનશે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટડીયમની સાથોસાથ મોટેરા અને નારણપ્રરામાં આધ્રનિક રમતગમતસંકૂલ સ્થપાશે તેમણે કહ્યું કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના તત્કાલિન પ્રમુખ તરીકેનરેન્દ્ર મોદીએ આ વિરાટ પ્રોજેકટની પરિકલ્પના કરી તેને સાકાર કરવાની કામગીરી શરૂકરી દીધી હતી

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આજે બે વર્ષ પૂર્ણથવાના પ્રસંગે શ્રી મોદીએ ટ્વીટર સંદેશમાં કહ્યું છે કે આ યોજનાએ દેશના ખેડ્રતોના જીવનનેસરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે તેમણે કહ્યું કે દેશના ખેડૂતો પણ સક્રિયપણે આત્મનિર્ભર ભારત અભિયાનના અભિન્ન અંગ બનીરહ્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે પી એમ કિસાન યોજનાના કારણે કરોડોખેડૂતોના જીવનમાં પરિવર્તને પ્રત્યેક વ્યક્તિને પોતાના વિકાસ માટે વધુ કાર્યકરવાની પ્રેરણા આપી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં સરકારે કૃષિક્ષેત્રના કાયાકલ્પ માટે અનેક પહેલ કરી છે તેમણે દોહરાવ્યું કે સારી સિંયાઇ ટેકનોલોજી ધિરાણની સગવડ મોટા બજારો સુધી પર્હોચ પાક વીમોમુદ્રા સ્વાસ્થ્ય પર ધ્યાન અને વયેટીયાને દૂર કરવા સહિતના અનેકપ્રયાસોના સકારાત્મક પરિણામ સામે આવ્યા છે તેમણે કહ્યું કે કેન્દ્રએ અનાજઅને અન્ય કૃષિ ઉત્પાદનોના લધુત્તમ ટેકાના ભાવમાં ઐતિહાસિક વધારો કર્યો છે શ્રીમોદીએ આશ્વાસન આપ્યું છ કે સરકાર ખેડૂતોની આવક બે ગણી કરવામાટે પ્રતિબદ્ધ છે

જેની આજે વર્ષગાંઠ છે

જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર કરતાં તબીબોએ કોરોનાના વધી રહેલા કેસો સામે વેળાસર સાવચેતી અંગે તંત્ર દ્વારા જે યુસ્ત નિયમો બનાવાયા છે એ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરવા આવશ્યક છે તેવું જણાવ્યું હતું મેડિસિન વિભાગના હેડ ડો

કચ્છમાં અગાઉ છેલ્લા બે અઠવાડીયા દરમિયાન ઘટેલા કેસોને કારણે નિયમ પાલનમાં લોકો બેકાળજી દર્શાવી રહ્યા છે જે ભારે પડી શકે છે